મુંબઈ વડી અદાલતે ગયા જૂન માસમાં મંત્રાલયને આદેશ કર્યો હતો કે તે પ્રસાર માધ્યમોને દલિત શબ્દ નહીં વાપરવાની સૂચના આપે મંત્રાલયે કહ્યું છે કે અંગ્રેજીમાં વપરાતા બંધારજીય શબ્દ શીડ્યૂલ કાસ્ટ નો યોગ્ય અનુવાદ અન્ય રાષ્ટ્રીય ભાષાઓમાં કરવામાં આવે આ ઉપરાંત અધિકૃત અનુવાદ બાબતો વાતચીત પ્રમાજ્ઞપત્રો વગેરેમાં પજ્ઞ ગુજરાતીમાં અનુસૂચિત જાતિ કરવાનો રહેશે

માનવસંપત્તિ વિકાસ મંત્રાલયે શિક્ષષ્ન એવોર્ડ માટેની પસંદગી પ્રક્રિયાની માર્ગદર્શિકામાં આ વર્ષે સુધારો કરવામાં આવ્યો હતો અને તે દ્વારા પારદર્શિતા વાજબીપષ્નું અને શ્રેષ્ઠતા ઉપરાંત સંશોધનને પજ્ઞ મહત્વ આપવામાં આવ્યું છે

આ સપ્તાહે કોલ સેન્ટર નંબરને જાહેર કરી દેવામાં આવશે

અને ત્યારબાદ રાજ્ય પોતાની જરૂરિયાત અનુસાર કોલ સેન્ટરનો વિસ્તાર કરી શકે છે

અને ત્યારબાદ તેમની સંખ્યા વધારવામાં પણ આવી શકે છે કોલ સેન્ટરમાં ફોન કરીને લાભાર્થી પોતાની નજીકની હોસ્પીટલથી લઈને યોજના સાથે જોડાયેલી તમામ જાણકારી પ્રાપ્ત કરી શકે છે

સતત ભાવવધારાને પગલે પેટ્રોલ ડીઝલ સરવાકાલોન ટોચે પહોંચી ગયો છે આ ઉપરાંત કેન્દ્રસરકાર છંઘણ પરની આબકારી જકાતમાં ધટાડો કરે તેવી સંભાવના પણ નહીવત જોવા મળે છે અમેરિકી ડોલર સામે રૂપિયો સતત ગબડી રહ્યો છે ત્યારે આયાત મોંઘી બનત સરકાર મને છે કે યાલુ ખાતાની ખાદ્ય લક્ષ્યની ઉપર જઈ શકે છે આ સ્થિતિમાં પેટ્રોલ ડીઝલ પરની આબકારી જકાત ઘટાડીને રાજકોષીય ગણિત સાથે છેડછાડ ન કરી શકાય

આજે જિલ્લામથક ભુજ ખાતે વાસણભાઈ આહિરના અધ્યક્ષ સ્થાને જીલ્લાના પ્રાથમિક માધ્યમિક અને દયેતના સયુંકત ઉપક્રમે જીલ્લાના શ્રેષ્ઠ શિક્ષક ને પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરાયું છે

કલ્પના શાહ્ માતાના મઢ શ્રાવણ મહિનાની સાતમ આઠમની રજાઓ દરમિયાન પવિત્ર થાત્રાધામ માતાના મઢ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા હતા અને નવરાત્રી જેવો માહોલ સર્જાયો હતો માં આશાપુરાના દર્શને આવતા યાત્રિકોમાં દેશના અલગ અલગ ખૂણે ધંધાર્થે ગયેલા પાટીદાર સમાજના લોકો મોઈરી સંખ્યામાં વતન કચ્છમાં આવ્યા છે તે ઉમટ્યા હતા અને પોતાના વતનમાં સારા વરસાદની પ્રાર્થના કરી હતી